વ્યક્તિઓ સમુદાયો તથા સંસ્થાઓની મદદથી ખાસ વ્યવસ્થા ઊભી કરવા ઉપર ભાર મૂક્યો છે

આ બેઠકમાં ભારતમાં કોરોનાના પરિક્ષણની સુવિધાઓ વધારવા તથા કોરોના સામેની લડતની સજ્જતા મજબૂત બનાવવાના ઉપાયોની ચર્ચા કરવામાં આવી હતી પ્રધાનમંત્રીએ આ રોગ સામે લોકજાગૃતિ કેળવવામાં વ્યક્તિઓ સમુદાયો તથા સંસ્થાઓની મદદથી ખાસ વ્યવસ્થા ઊભી કરવા ઉપર ભાર મૂક્યો હતો તેમણે કોરોના સામેની લડતમાં હવે પછીના પગલાંઓની તૈયારીઓ અંગે વિચારણા કરવાની અધિકારીઓ તથા આરોગ્ય ક્ષેત્રના નિષ્ણાંતોને સૂચના આપી હતી

કોરોના વાયરસના ખતરાના પગલે સાવચેતીના પગલાં રૂપે આ નિર્ણય લેવાયો છે સત્તાવાર યાદી મુજબ પરીક્ષાઓ આપતા વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓની સલામતીને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવાયો છે

એવી જ રીતે ઉત્તર પૂર્વ દિલ્હીના વિદ્યાર્થીઓની પરીક્ષાઓના કાર્યક્રમ પણ ફરીથી નિર્ધારિત કરાશે આ મહિનાના અંત સુધીમાં લાગતા વળગતાઓને નવા પરીક્ષા કાર્યક્રમની બોર્ડ દ્વારા જાણ કરાશે

અમેરિકાથી તાજેતરમાં પાછી ફરેલી અને મુંબઈમાં રહેતી બે મહિલાઓના કોરોનાના કેસ પોઝિટિવ આવ્યા છે

આ ત્રણેય વ્યક્તિઓ ગત આઠમી માર્ચે ઇટાલીથી રાજસ્થાન આવી છે

રાજ્યના આરોગ્ય મંત્રાલયે ગઈકાલે ખાસ બુલેટિન જારી કર્યું છે આ સાત જ વ્યક્તિઓ ઇન્ડોનેશિયાના નાગરિકો છે અને તેઓ ધાર્મિક કારણસર તેલંગાણા આવ્યા છે

આ બે આગેવાનો ઉપરાંત ભાજપના ઉદયનરાજે ભોંસલે અને ભાગવત કરાડ એનસીપીના ફૌજીયાખાન શિવસેનાના પ્રિયંકા યતુર્વેદી અને કોંગ્રેસના ભૂતપૂર્વ સાંસદ રાજીવ સાતવ પણ બિનહરીફ ચૂંટાયા છે

ચૂંટાયેલા મહત્વના ઉમેદવારોમાં લોકસભાના ભૂતપૂર્વ નાયબ અધ્યક્ષ એમ

વાસનનો સમાવેશ થાય છે

અદાલતના અધિકારીએ જણાવ્યું હતું કે આ પાંચ બેન્ચો માત્ર અરજન્ટ કેસોની કાર્યવાહી હાથ ધરશે

અદાલતે સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને અમલમાં મૂકાયેલી આદર્શ આચારસંહિતાને દુર કરવાનો નિર્દેશ આપીને ચૂંટણીની તારીખ પહેલાં ચાર સપ્તાહ અગાઉ આદર્શ આચારસંહિતા અમલમાં મૂકવાનો આદેશ આપ્યો છે મુખ્ય ન્યાયમૂર્તિ એસ એ બોબડે અને ન્યાયાધીશ બી

ગવઈ અને ન્યાયાધીશ સૂર્યકાંતની બનેલી બેન્ચે આદર્શ આચારસંહિતા ફરીથી અમલમાં મૂકાય ત્યાં સુધી હાલમાં ચાલી રહેલા વિકાસકામો યથાવત રાખવાનો આદેશ આપ્યો છે

કેન્દ્ર શાસિત જમ્મુ અને કાશ્મીર વહીવટી તંત્રના પ્રવક્તા રોહિત કંસલે ટ્વીટર ઉપર આ બનાવને પુષ્ટિ આપી હતી

આ વ્યક્તિને અલાયદા વોર્ડમાં તબીબી દેખરેખ રાખવામાં આવી છે

વઠીવટીતંત્રના પ્રવક્તાએ ગઈકાલે જમ્મુમાં પત્રકારો સાથેની વાતચીતમાં આ પરિસ્થિતિનો સામનો કરવા તથા કોઈ ભય નહીં રાખવાનો અનુરોધ લોકોને કર્યો છે

જર્મનીના યાન્સેલર એન્જલા માર્કેલે ગઈકાલે ટેલિવિઝન ઉપરથી રાષ્ટ્રજોગ સંદેશામાં કોરોનાના ખતરાને નિયંત્રણમાં લેવા સહિયારો પ્રયાસ કરવાની અપીલ કરી હતી

દરમિયાન પોર્ટુગલે પણ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કટોકટી જાહેર કરી છે